પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશ દ્વારા આતંકવાદ સામે અપનાવાયેલ કડક નીતિની પ્રશંસા કરી છે ગુફમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે હાથશાળ અને ફસ્તકલા ક્ષેત્ર ઇશાન ભારતના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે મુંબઇ પોલીસે પંજાબ અને મહારાષ્ટ્ર સહકારી બેન્ક સાથેના કૌભાંડ કેસમાં બેન્કના ભૂતપૂર્વ અધ્યક્ષ વરયામસિંહની ધરપકડ કરી છે વિશાખાપટૃનમમાં ખાતે રમાઇ રહેલી ટેસ્ટ મેયમાં દક્ષિણ આફિકા ભારતે

જેમાં જળ સંસાધન યુવા બાબતો સંસ્કૃતિ શિક્ષણ અને દરિયાકાંઠાની દેખરેખનો સમાવેશ થાય છે ગઇકાલે નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદૂ અને બાંગ્લાદેશના તેમના સમકક્ષ શેખ હસીનાએ દ્વિપક્ષી મંત્રણા બાદ સાત સમજૂતી કરારના આદાન પ્રદાન કર્યા હતા તેમણે દ્વિપક્ષી સંબંધોના તમામ મુદ્દે ચર્ચા વિયારણા કરી હતી બંને નેતાઓએ વિડીયો કોન્ફરન્સીંગના માધ્યમથી ત્રણ પરિયોજનાઓનું ઉદ્દઘાટન કર્યું હતું જેમાં એક બાંગ્લાદેશથી એલપીજી રાધણગેસની આયાત અંગેની પરિયોજનાઓનો પણ સમાવેશ થાય છે અનેય પરિયોજનામાં ઢાકા ખાતે રામકૃષ્ણ મિશનમાં વિવેકાનંદ ભવનની સ્થાપના બાંગ્લાદેશ ભારત કૌશલ્ય વિકાસ સંસ્થા તથા સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગો માટેનું સુવિધા કેન્દ્રની સ્થાપનાનો સમાવેશ થાય છે

શેખ હસીનાએ કહ્યું કે છેલ્લા કેટલાંક વર્ષોમાં દરિયાઇ સુરક્ષા અસૈન્ય પરમાણુ ઉર્જા વ્યાપાર સહિત ઘણા ક્ષેત્રે સંબંધો સુદૃઢ થયા છે બંને દેશો દ્વારા બહાર પડાયેલા સંયુક્ત નિવેદનમાં પડોશમાં સુરક્ષાનો માહોલ બની રહે તે હેતુથી સંરક્ષણ સહયોગ પર ભાર મૂકવામાં આવ્યો છે શ્રી મોદીએ બાંગ્લાદેશ સરકારની આતંકવાદ વિરૂદ્વ કડક કાર્યવાહીની નીતિ અંગે પ્રશંસા કરી હતી અને પ્રદેશમાં શાંતિ સુરક્ અને સ્થિરતા સુનિશ્ચિત કરવા શેખ હસીના દ્વારા કરાયેલા પ્રયાસોને બિરદાવ્યા હતા

બંને નેતાઓ એ બાબતે સંમત થયા હતા કે શરણાર્થીઓનું મ્યાનમારના રખાઇન પ્રાંતમાં પોતાના ધરોમાં પુનઃવસન થાય શેખ ફસીનાએ રાષ્ટ્રપતિભવન ખાતે ગઇકાલે સાંજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મુલાકાત લીધી હતી રાષ્ટ્રપતિ કોવિંદે તેમની આતંકવાદ સામેની કડક કાર્યવાહી નીતિ અંગે પ્રશંસા કરી હતી

પાટનગર ઐઝવાલમાં ઇશાન ભારત ફસ્તકલા પ્રદર્શનનું ગઇકાલે ઉદ્દઘાટન કરતા તેમણે કહ્યું કે આ ક્ષેત્ર ઇશાન ભારતમાં રોજગારીની ઘણી તકો ઉભી કરી શકે છે

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે મિઝોરમ એ દેશનું સૌથી શાંત રાજ્યનું આદર્શ ઉદાહરણ છે

આ આર્થિક સહાય સેના યુદ્ધ શહીદ કલ્યાણ ભંડોળમાંથી આપવામાં આવે છે

એમ સી

પોલીસ દ્વારા આ કેસમાં કરાયેલી આ યોથી ધરપકડ છે

ઉલ્લેખનીય છે કે ગયા ગુરૂવારે પોલીસે એચ

ના નિયામકો રાકેશ વાધવાન અને તેના પુત્ર સારંગની આ કેસમાં ધરપકડ કરી હતી

કે જેઓ યુવાનોને કદરપંથી બનાવવા અને આતંકી પ્રવૃતિમાં ધકેલવાના પ્રયાસ કરી રહ્યા છે તેમણે પોલીસ અધિકારીઓને આવી પ્રવૃતિ કરનારા લોકોની ઓળખ મેળવી તેમની વિરૂધ્ધ કાર્યવાહી શરૂ કરવાના નિર્દેશ આપ્યા છે પોલીસ વડાએ આ સૂચનાઓ જયારે તેમણે શ્રીનગરના વિવિધ સ્થળે મુલાકાત લીધી હતી ત્યારબાદ આપી હતી તેમણે પોલીસ અને સીઆરપીએફ જવાનોને કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા બદલ બિરદાવ્યા હતા તેમણે પોલીસ કર્મચારીઓને પોતાની ક્ષમતા વધારવા અને લોકોનો વિશ્વાસ જીતવા સૂચના આપી હતી

જમ્મુ અને કાશ્મીર મુક્તિ મોરચાના સ્થાપક થાસીન મલિક આ આતંકવાદી ફુમલાના ષડયંત્રકાર માનવામાં આવે છે યાસીન સામે આ હુમલા અંગે શ્રીનગરની ટાડા અદાલતમાં કેસ પડતર છે ઉલ્લેખનીય છે કે આતંકવાદી અને અલગતાવાદી સંસ્થાઓને આર્થિક સહાય અંગેની કેસમાં રાષ્ટ્રીય તપાસ સંસ્થા દ્વારા યાસીન મલિકની ધરપકડ કરવામાં આવી છે અને તેને અત્યારે તિહાડ જેલમાં રાખવામાં આવ્યો છે

ગઇકાલે ઉમેદવારીપત્ર ભરવાનો અંતિમ દિવસ હતો અને ચૂંટણી અધિકારીઓ ઉમેદવારીપત્રો યકાસવાની કામગીરીમાં વ્યસ્ત બન્યા છે

એક સમાચાર સંસ્થાને આપેલા ઇન્ટરવ્યુમાં જાવડેકરે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં બંને પક્ષો મળીને સરળતાથી બહ્મતી પ્રાપ્ત કરશે

ગયા શુક્રવારે વડી અદાલતે આ જ આશયની યાર અરજીઓ કાઢી નાંખી હતી ગઇરાત્રે મેટ્રો રેલ કોર્પોરેશનના કર્મચારીઓએ વૃક્ષો કાપવાની શરૂઆત કરતા નાગરિકોએ તેનો તીવ્ર વિરોધ કર્યો હતો

એસ આઈ આર એ પ્રદૂષણ અને આરોગ્ય સામે ઉભા થતાં પડકારોને ધ્યાનમાં રાખીને માત્ર અવાજ કરતાં ખાસ ફટાકડાના ઉત્પાદનની ફોર્મુલા રજૂ કરી છે ગઇકાલે નવી દિલ્હીમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં આરોગ્યમંત્રી હર્ષવર્ધને સી

દ્વારા તૈયાર કરાયેલા ખાસ ફટાકડાઓ રજૂ કર્યા હતા

પોતાના સંદેશામાં તેમણે કહ્યું કે દુર્ગા પૂજાએ આસૂરી તત્વો પર દૈવી તત્વોના વિજયનું પ્રતીક છે આ સત્ય અને ન્યાય પર આપણી શ્રદ્ધાને વધુ દ્રઢ બનાવે છે અને આ જ વિશ્વાસ લોકોને ઇમાનદારી સત્ય અને ન્યાયના માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે